ડી

એ

ના વિદેશમંત્રી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્ફીમાં મંત્રણા કરશે

સી સી

નાગેશ અને આર

ડી

આ બન્ને અ ક્ષ ધારાસભ્યો મુંબઇ જઇને કોંગ્રેસ તથા જે ડી એસ

આ બન્ને ધારાસભ્યોએ ભાજ ને સમર્થન આ વાની જાહેરાત કરી છે

ડી એસ

ડી ક્રમારસ્વામીના રાજીનામાની માગણી કરી છે દરમ્યાન વિધાનસભાના અધ્યક્ષ કે

ડી એસ

ડી એસ ક્ષના બધા જ મંત્રીઓએ ગઇકાલે રાજીનામા આપ્યા છે

કોંગ્રેસે આજની બેઠકમાં ફરજિયાત હાજર રહેવાની સૂચના બધા ધારાસભ્યને આપી છે

આ ૌ કી ચાર હેલીકોપ્ટરો ગયા ફેબ્રુઆરીમાં ભારતીય હવાઈદળને મળ્યા હતા

બોઇંગે જણાવ્યું છે કે બહ્વિધ યોગમાં લેવાતા ચિનુક હેલીકોપ્ટરો ભારતીય હવાઇદળની ક્ષમતામાં વધારો કરશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં કુમારગંજ કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયેલી કાર્યશાળામાં બોલતા કહ્યું હતું કે રાજ્યનું કૃષિક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવી શકશે

ગઇકાલે રાજ્યસભામાં લેખિત પ્રશ્નનો જવાબ આપ્તતા સંરક્ષણ મંત્રાલયનાં રાજ્યમંત્રી શ્રી ાદ નાઇકે આ માહિતી આ ી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેના સંઘર્ષ વિરામ લ્લંઘનનો થોગ્ય જવાબ આ ી રહી છે ાકિસ્તાની અધિકારીઓ સાથે સંઘર્ષ વિરામનું લ્લંઘન અને ધૂસણખોરીના મુદ્દા ાઠાવવામાં આવે છે અને અને તે માટે હોટ લાઇન તથા સૈન્ય કાર્યવાહી મહાનિર્દેશાલયોની ૈ રસૈ રની વાતચીત સાથે બંને દેશો વચ્ચેનાં રાજનૈતિક સુત્રોની મદદ લેવામાં આવે છે

એ

ના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લાહ બીન ઝાયેદ અલ નહયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે દિલ્હીમાં મંત્રણા કરશે તેમણે ગઇકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી બન્ને આગેવાનોએ વે ાર આર્થિક તથા રાજકીય ક્ષેત્રોમાં ભારત યુ એ

ના વર્તમાન સંબંધો વધુ મજબૂત બનાવવા તેમજ બીજા ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા વિચારણા કરી હતી બન્ને આગેવાનોએ બધા જ પ્રકારના આતંકવાદને ડામવાના મહત્વનો સ્વીકાર કર્યો

એ

ના વિદેશમંત્રી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે

એમ એફ એ જણાવ્યું છે કે નબળી અને અસંતુલિત વુદ્ધિને કારણે ાકિસ્તાન મહત્વની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે

એમ એફ ાસેથી આર્થિક ભીંસ ઓછી કરે તેવી આર્થિક સહાય લેવા માટે સં કં કરવામાં આવ્યો હતો

એમ એફ

ાકિસ્તાને યાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચીન સા દી અરેબીયા અને યુ એ

જેવા મિત્ર દેશો ાસેથી અબજા રૂપિયાની નાણાકીય સહાય મેળવી છે

એસ એસ

મુંબઇ મહાનગર ાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે સતત વરસાદ થવા છતાં શહેરના કોઇ ણ વિસ્તારમાં ાણી ભરાયા હોવાના અહેવાલ નથી અને આજે સવારથી આભાર નિહારીકા રવિયા લોકલ ટ્રેનની સેવા રાબેતા મુજબ યાલી રહી છે

હિમાચલપ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવોથી અતિભારે વરસાદ થયો છે

ેત્તરપ્રદેશમાં હાપુર કાશાંબી મિરઝાપુર જિલ્લાઓમાં ગઇકાલે ભારે વરસાદ થયો છે

સી સી

ભારતીય સમય મુજબ આ મેચ બ ોરના ત્રણ વાગ્યાથી રમાશે ગુરૂવારે રમાનારી બીજી સેમી ફાઇનલમાં ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મુકાબલો થશે સા ર્ધાની ફાઇનલ મેચ આ રવિવારે રમાશે